વેંકૈયા નાયડુએ કહ્યું કે ભારતની ભાષાકીય વિવિધતા દેશની પ્રાચીન સંસ્કૃતિની આધારશીલા છે

તેઓ આસામના ઘેમાજી જિલ્લામાં સિલાપત્થરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે શ્રી મોદી એન્જિનીયરીંગ કોલેજનું ખાતમૂહર્ત પણ કરશે

તેઓ નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલ્વેના લંબાયેલા માર્ગનું ઉદ્વાટન કરશે

આ પ્રોજેક્ટથી મુસાફરીનો ઓછો સમય ટ્રેનની કામગીરીમાં સલામતીની ખાતરી ઉપરાંત ક્ષેત્રના આર્થિક વિકાસને પણ વેગ મળશે

સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં અને સૌથી ઓછુ મતદાન અમદાવાદ મહાનગરપાલિકા માં થયું છે

દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે કરવામાં આવેલો કોરોનાનો આરટીપીસીઆર રીપોર્ટ નેગેટીવ આવ્યો છે

સીતાર મણ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાનગી ક્ષેત્રોને વિવિધ ક્ષેત્રોમાં દેશની વધી રહેલી જરૂરિયાતો આકાંક્ષાઓ અને માંગમાં સહભાગી બનવા આહવાહન કર્યું છે આજે બેંગ્લુરૂમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથેની વાતચીતમાં સુશ્રી સીતારમણે કહ્યું કે તાજેતરમાં રજૂ થયેલું અંદાજપત્ર ખાનગી ક્ષેત્રોના વિકાસમાં મદદરૂપ બની રહેશે

જેનાથી અર્થવ્યવસ્થાનો વિકાસ ઝડપી બને અને અન્ય ક્ષેત્રોમાં પણ તેની સાનુકળ અસર પડે

આનાથી ભારતનો માનવતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિવ દ્વારા વિશ્વની પ્રગતિ તથા દરેકની ખુશહાલીનો દ્રષ્ટિકોણ વિશ્વ સમક્ષ છતો થયો છે નાણામંત્રીએ કોવિડ બાદ અર્થવ્યસ્થાને પાટે યડાવવા નાણાંકીય ખોટ પર ધ્યાન આપવા તથા સતત વિકાસ ચાલુ રાખવાની આવશ્યકતા પર ભાર મુક્યો હતો ભાજપ બેઠક નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની આજે યોજાયેલી બેઠકમાં કોવિડ રોગયાળામાં સક્ષમ નેતૃત્વ અને અસરકારક પગલા ભરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કરાયો બેઠક બાદ સમાચાર માધ્યમો સાથેની વાતચીતમાં પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોકટર રમન સીંઘે કહ્યું કે ઠરાવમાં કૃષિ ક્ષેત્રે સુધારા અને ખેડૂતોની આવક વધારવા પ્રધાનમંત્રીએ લીધેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી છે શ્રી સિંઘે કહ્યું કે બેઠકમાં પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરળ અને પુદ્દચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી તેમણે કહ્યું કે બેઠકમાં કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

એક પ્રશ્નના જવાબમાં ડોકટર સિંઘે કહ્યું કે ખેડૂત આંદોલન રાજકીય પ્રેરીત છે અને દેશના ખેડૂતો નવા કૃષિ કાયદાથી ખુશ છે કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો

રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરૂ રવિદાસે પોતાની કરૂણ અને પ્રેમથી કોઇપણ વ્યકિત કે વર્ગને વંચિત રાખ્યા નથી

વેંકૈયા નાયડુએ આજે કહ્યું હતું કે ભારતની ભાષાકીય વિવિધતા દેશની પ્રાચીન સંસ્કૃતિની આધારશીલા છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે શિક્ષણ અને સમાજમાં સમાવેશી બહ્ભાષીતા વિષય પર એક વેબિનરનો પ્રારંભ કરતા શ્રી નાયડુએ માતૃભાષાના ઉપયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો

તેમણે કહ્યું કે ભાષા ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે તેમણે કહ્યું કે માતૃભાષા જે સામાજિક સાંસ્કૃતિક ઓળખની મહત્વપૂર્ણ કડી છે તેની જાળવણી તથા પ્રચાર પ્રસાર થવો જોઇએ શ્રી નાયડુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકનું પ્રારંભિક શિક્ષણ માતૃભાષા માં થવું આવશ્યક છે આ પ્રસંગે શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંકે જણાવ્યું હતું કે ભાષા રાષ્ટ્રીય એકતા માટે જ નહીં પરંતુ દેશની સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ છે

પુદ્દુ ચેરી કેન્દ્રશાસિત પ્રદેશ પુદુચેરીમાં રાજકીય અનિશ્ચિતતા વચ્ચે કોંગ્રેસ આગેવાની હેઠળની સત્તાધારી ગઠબંધન સરકાર આવતીકાલે વિધાનસભામાં બહ્મતી પુરવાર કરવા ફ્લોર ટેસ્ટ કરશે

દરમિયાન અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ સત્તાધારી ગઠબંધનના વધુ બે ધારાસભ્યોએ આજે રાજીનામા આપ્યા છે

આ અગાઉ પુરૂષોની ડબલ્સમાં ક્રોએશીયા સ્લોવાકની જોડી ઇવાન ડોડીગ અને ફીલીપ પોલાસેકે ખીતાબ જીતી લીધો છે

વિરાટ કોહલી સુકાની અને રોહિત શર્મા ઉપ સુકાની રહેશે